આજે પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે સંસદ સભ્ય વિનોદ ચાવડા દ્વારા ભુજના ટાઉનહોલ ખાતે મોદી મેલાનું આયોજન થયું છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની વિસ્તૃત જાણકારી લાભાર્થીઓને ચેક વિતરણ પ્રમાણપત્રો હુકમો એનાયત કરવાની કામગીરી થશે ભુજમાં આજે મહાવીર ખીચડીઘર અને જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પ યોજાશે જેમાં વિવિધ રોગોનું નિદાન અને સારવાર કરાશે ચંદ્રવદન પટ્ટણી વિધાનસભા સત્ર ગુજરાત વિધાનસભાનું બે દિવસનું સત્ર આવતીકાલથી પાટનગર ગાંધીનગર ખાતે શરૂ થાય છે ત્યારે સત્તાધારી અને વિપક્ષ દ્વારા તેની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની આજે ગાંધીનગર ખાતે બેઠક મળશે જેમાં સત્રના કામકાજ અંગે ચર્ચા થશે વિપક્ષી સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની બાબત પણ ચર્ચાય તેવી સંભાવના છે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિગેરે એમાં ઉપસ્થિત રહેશે બીજી તરફ વિપક્ષી કોંગ્રેસના સભ્યો અખબારો અને પ્રચાર માધ્યમો દ્વારા વ્યૂહ રચના વિચારી રહ્યા છે કોંગ્રેસ પક્ષે આવતીકાલે વિધાનસભાને ઘેરાવ કરવાની વ્યૂહ રચના ઘડી છે ચંદ્રવદન પટ્ટણી કામદારોને બોનસ દેશના તમામ મહાબંદરોના કામદોરને તહેવારો પહેલા બોનસ ચુકવવા જહાજ વ્યવહાર મંત્રાલયે આદેશ કર્યો છે

દરમિયાન ભુજ સહિત કેટલાક સ્થળે પાંચદિવસના ગણેશોત્સવનું સમાપન થશે ભુજમાં ગણેશજીની મૂરતિઓને માંડવીના સાગરકિનારે લઈ જવા ખાસ વ્યવસ્થાકરવામાં આવી છે આજે વિવિધ સ્થળેથી મોટા વાહનો મારફતે ગણેશજીની મૂર્તિઓને વાજતે ગાજતે માંડવી લઈ જવાશે જયાં તેનેદરિયામાં વિસર્જન કરાશે

નારાણપર ગામે તો જોશભેર પાણી વહી નીકળ્યા હતા માત્ર દોઢ કિલોમીટર વિસ્તારને બાદ કરતા બાકીનો વિસ્તાર કોરો ધાકડ રહ્યો હતો

વોર્ડ ન